અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં ગઇરાતથી સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું

સર્વોચ્ય અદાલત રામજન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ અંગેના કેસનો નિર્ણય આજે સવારે સાડા દસ વાગે સંભળાવે તેવી શક્યતા છે મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી રંજન ગોગાઈની અધ્યક્ષતાવાળી બંધારણીય ખંડપીઠમાં ન્યાયમૂર્તિ એસ

ચંદ્રચૂંડ ન્યાયમૂર્તિ શ્રી અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ શ્રી અબ્દુલ નજીરનો સમાવેશ થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટમાં લોકોને શાંતિની અપીલ કરી છે તેમણે કહ્યું કે અયોધ્યા પર સર્વોચ્ય અદાલતનો જે પણ નિર્ણય આવશે તે કોઈની જીત અથવા હાર નહીં હોય તેમણે દેશવાસીઓને અપીલ કરી છેકે આ અમારી પ્રાથમિકતા હોવી જોઈએ કે આ નિર્ણયથી દેશમાં શાંતિ એકતા અને સદભાવનાની મહાન પરંપરા વધુ મજબૂત બને ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથે પણ લોકોને અયોધ્યા નિર્ણયને કોઈપણ સમુદાય માટે જીત અથવા હાર ન માનવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે આ પહેલા અયોધ્યા કેસમાં સર્વોચ્ય અદાલતે નિર્ણય પહેલાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી રંજન ગોગાઈએ ગઇકાલે ઉત્તર પ્રદેશના ઉચ્ય અધિકારીઓ મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારી અને પોલીસ મહાનિદેશક ઓ

સિંહની સાથે બેઠક કરી હતી દરમિયાન સમગ્ર ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને અયોધ્યામાં સલામતી વ્યવસ્થા સખ્ત કરવામાં આવી છે રાજ્યભરમાં શાળા કોલેજો બંધ રહેશે પોલીસ મહાનિદેશક ઓ

તેમણે કહ્યું કે જરૂરિયાત પડવા પર ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી શકાય છે

ઉત્તર પ્રદેશના અપર પોલીસ મહાનિદેશક અને અયોધ્યા સુરક્ષાના ખાસ પ્રભારી શ્રી આશુતોષ પાંડેએ કહ્યું છે કે અથોધ્યામાં સ્થિતિ સામાન્ય છે તેમણે કહ્યું કે અયોધ્યામાં પી એ સી

આર પી એફ રેપિડ એકશન ફોર્સ સહિત જવાનોની ટુકડીમાં તૈનાત કરવામાં આવી છે દરમિયાન ગઇકાલે શુક્રવારની નમાજ બાદ મુસ્લિમ ધર્મગુરુઓએ રાજ્યભરમાં તમામ મજ્જિદોમાં પોતાના સમુદાયના લોકોને અયોધ્યા મુદ્દા પર સર્વોચ્ચ અદાલતના આવનારા નિર્ણય અંગે શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે આજે સવારે સાડા દસ વાગે રામજન્મભૂમિ બાબરી મસ્જિદ અંગેનો યુકાદો સર્વોચ્ય અદાલત સંભળાવશે આ ચુકાદાને પગલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે રાજ્યના ગૃહ વિભાગે ગુજરાત પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કર્યો છે

રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં ગઇકાલથી જ યાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ગઇકાલે મોડીરાત્રે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તાકીદે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા સાથે બેઠક યોજી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચર્ચા કરી હતી કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તેની તકેદારી રાખવા પોલીસને આદેશ આપવામાં આવ્યા છે સંવેદનશીલ વિસ્તારોમાં મધરાતથી પોલીસની ટુકડીઓ ઉતારી દેવામાં આવી છે યુકાદા બાદ લોકો વચ્ચે ભાઈયારો જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠકો પણ બોલાવવામાં આવી છે ખાસ કરીને યુકાદા બાદ સોશિયલ મીડિયામાં ભડકાઈ માહોલ ઊભો ન થાય તે માટે નજર રાખવા સાયબર પોલીસને સજ્જ કરાઈ છે રાજ્યમાં અંબાજી સોમનાથ સહિતના પવિત્ર યાત્રાધામોની સુરક્ષા વધારાઈ છે

ટી

અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ગઇરાતથી સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદના શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બંદોબસ્તમાં સ્થાનિક પોલીસ એસ આર પી રાયોટ કન્ટ્રોલ પોલીસ ગોઠવવામાં આવી છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે નવમીથી અગિયારમી નવેમ્બરના રોજ યોજવામાં આવેલા ભાજપના તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે શ્રી વાઘાણીએ ભાજપના તમામ કાર્યકર્તાઓને અપીલ કરતા જણાવ્યું છે કે રામમંદિર બાબરી મસ્જિદ અંગેનો સર્વોચ્ય અદાલતનો જે પણ યુકાદો આવશે તેને સ્વીકારવો રહેશે ભાજપ ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવે છે વર્ષો પછી ગુજરાતમાં સૌહાર્દપૂર્ણ સદભાવનાપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોતાનો સહયોગ આપે તેમણે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં સૌનો સાથ સૌનો વિશ્વાસ સાથે એકતા અસરકારતાના વાતાવરણને જાળવવા સહભાગી બનીએ ગુજરાત હંમેશાં શાંતિ એકતા અને વિકાસની સાથે રહ્યું છે અને રહેશે તેવો વિશ્વાસ શ્રી વાઘાણી વ્યક્ત કર્યો છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે આપણી માન્યતા સાંસ્કૃતિક ધરોહર અને દેશની આવશ્યકતાના આધાર પર પ્રાથમિકથી લઇને ઉચ્ય શિક્ષા પ્રણાલિથી જ રાષ્ટ્રનિર્માણ માટે સજ્જ થઇ શકાશે મુખ્યમંત્રીશ્રી એ અખિલ ભારતીય રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘના સાતમા ત્રિદિવસીય અધિવેશનનો ગણપત યુનિવર્સિટીમાં પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે શિક્ષા અને સંસ્કાર એકબીજા સાથે જોડાયેલા છે શિક્ષા દિક્ષા આપણી પરંપરા છે માત્ર શિક્ષિત નહિ દિક્ષીત પેઢી રાષ્ટ્રચેતના સભર પેઢી જે દેશ માટે જીવી જાણે દેશ માટે મરી જાણે તેવી પેઢીનું નિર્માણ કરવામાં શૈક્ષિક મહાસંઘના આવા સફળ પ્રયાસો રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે દેશમાં કેટલાય વર્ષો પછી શિક્ષણ નીતિનું ઘડતર થઇ રહ્યું છે આજ સુધી શિક્ષણ નીતિના અભાવે શિક્ષણની દિશા નક્કી ન હતી હવે બધા સાથે મળીને વિયાર વિમર્શ મંથન ચિંતન કરી વિદ્યાર્થીને કેન્દ્રસ્થાને રાખીને સહિ લક્ષ્ય સહિ દિશામાં કાર્યરત થયા છે જૂનાગઢ જિલ્લામાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે જૂનાગઢ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગિરનારના ભવનાથ ખાતેના જાગીર આશ્રમથી મેયર ધીરુભાઈ ગોહિલે લીલી પરિકમાનો આરંભ કરાવ્યો હતો આ પ્રસંગે લીલી પરિક્રમામાં આવનાર શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાના અભિયાન અંગે જાગૃતિ આપવાના હેતુથી તમામને કાપડની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા ગુજરાતના જાણીતા કવિઓ લેખકો સાહિત્યકારોની જન્મજયંતી કે મૃત્યુતિથિ નિમિત્તે ખાસ કાર્યક્રમો તેમના વતનમાં કરવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી આ કાર્યક્રમ શરૃ કરવામાં આવ્યો છે આ અંગે વધુ વિગતો આપે છે

આપ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે મા ભારતી વિશ્વગુરુ બને અને આ દેશ અખંડ રહે ન જ્ઞાતિ ન ધર્મ ન ભાષા ન પ્રાંત ન ધર્મ પરંતુ એકત્વના ભાવ સાથે કાર્ય કરનારા આપણે સૌ કાર્યકરો છીએ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભાજપના ભવ્ય ઇમારતના પાયાના સૌ કાર્યકરોને નૂતનવર્ષના અભિનંદન પાઠવતા ભાજપના વિયારો સાથે એકબીજાના લાગણીના સંબંધોમાં વધુ સઘનતાથી બંધાઈએ તેવી શુભેચ્છા પાઠવી હતી